પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે કોરોના વાયરસ અંગે સાવચેતી માટે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યદળ રચવામાં આવ્યું આઠમી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે લોક અદાલતનું આયોજન

દિવ્યાંગો માટેની ઈજીપ્ત ઓપન પેરાટેબલ ટેનિસ સ્પર્ધામાં અમદાવાદની ભાવિના પટેલે સુવર્ણચંદ્રક જીત્યો જાણીતા રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ કલાકાર કિર્તીદાબેન ઠાકોરનું અવસાન

આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન વિદેશમંત્રી જયશંકર અને ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી અને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીનો તેમાં સમાવેશ થાય સંસદ બહાર પત્રકારોને માહિતી આપતાં શ્રી કિશન રેડ્ડીએ કહ્યું કે આ કાર્યદળની બેઠકમાં વાયરસનો ચેપ અટકાવવા માટેનાં સાવચેતીનાં પગલાં વિચારવામાં આવ્યાં છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત હુમલા સામે સતર્ક રહેવાની અને પરિસ્થિત ઉપર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ ફર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે

આ વ્યક્તિને હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવી છે આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દર્દીની તબિયત સ્થિર છે આ વ્યક્તિ ચીનનો પ્રવાસ કરીને આવી છે અગાઉ કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા હતા બંને દર્દીઓ ચીનનો પ્રવાસ કરીને આવ્યા હતા

રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કર્યું છે અને બે હજાર લોકોને નીરીક્ષણ હેઠળ રખાયા છે પ્રવાસન માટેની જારી કરાયેલી સૂચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે

ભારત આવવા માટેના આધારભૂત કારણો ધરાવતા લોકોને બેઈજીંગ ખાતેના ભારતીય દ્રતાવાસ અથવા શાંઘાઈ અને ગ્વાંગઝુંના વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે

માનેસર શિબિરમાં એક વ્યક્તિ કોરોનાનાં લક્ષણો ધરાવતી હોવાથી તેને આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જેની તબિયત સ્થિર છે

નેશનલ લોકઅદાલતમાં ચેક રિર્ટન બેંક લેણાં વાહન અકસ્માત લેબર વીજબીલ પાણીબીલ સર્વિસ મેટર રેવન્યુ મેટર લગ્ન સબંધિત કેસ જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામાં આવશે જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જીલ્લા અદાલત તેમજ તાલુકાનાં કાનુની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છાં સુજલામ સુફલામ તા

આ સાત જીલ્લામાં રાજ્યના બનાસકાંઠા નડિયાદ ખેડા મહિસાગર ગાંધીનગર મહેસાણા અને આણંદનો સમાવેશ થાય છે

રક્તપિત રાજ્યના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરેએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું છે કે રક્તપિત્ત મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેશમાંથી સંપૂર્ણપણે રક્તપિત્તને નાથવા માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્ર મ અમલી બનાવ્યો છે અને આ યોજના હેઠલ રક્તપિત્તના દર્દીઓને ઘરે બેઠા સારવાર આપવામાં આવે છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રક્તપિત્ત નિર્મૂલન માટે કાર્યરત નિપ્પોન ફાઉન્ડેશનના જાપાનના ચેરમેન શ્રીયુત યોહિ સાસાકાવાએ યાર દિવસની ગુજરાતની મુલાકાત લીધી હતી આ દરમિયાન ગાંધીનગર ખાતે રક્તપિત્ત નાથવા માટે આશા ફ્લીપ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સવારે દસ વાગ્યાની આસપાસ કેન્સરની જનજાગૃતિ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

કેન્સરના એ દર્દીઓ આવશે જેઓ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે તેઓ પોતાના અનુભવીનું પણ વર્ણન કરશે ઉપરાંત તજજ્ઞો દ્વારા પણ કેન્સર એટલે કેન્સલ નહિં પણ મક્કમતાથી યોગ્ય સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ શકાય છે તે અંગે માર્ગદર્શન અપાશે

યુવા ખેડૂત સચિનભાઇએ ડાંગ દરબાર મેળામાં ગ્રીન ગો સંસ્થા પાસેથી કેન્સરના વૃક્ષ અંગે વિચાર મેળવ્યો ત્યારબાદ બે એકર જમીનમાં બે હજાર જેટલા કેન્સરના વૃક્ષ વાવી ખેતીની શરૂઆત કરી છે ગ્રીન ગો સંસ્થા ખેડૂતોને લાંબા ગાળા માટે આર્થિક ખેતી કરી શકાય તે માટે પ્રોત્સાહિત કરે છે હાલ ગ્રીન ગો સંસ્થા ખેડૂત સચિનભાઇના કેન્સર વૃક્ષના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમ કેરળ રાજ્યમાં કેન્સર વૃક્ષની શરૂઆત કરવામાં આવી હતી ડાંગ સજીવ ખેતી શણ રાજ્ય સરકાર દ્વારા ડાંગ જીલ્લાને ઓર્ગેનિક જીલ્લો જાહેર કર્યા બાદ હવે ડાંગ જીલ્લાના ખેડૂતો સજીવ ખેતી તરફ વબ્યાં છે શણના વાવેતરથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથે સાથે પાકના ઉત્પાદનમાં પણ વધારો થતો હોવાથી ડાંગ જીલ્લાના ખેડૂતોએ ખેતરમાં શણ ઉગાડી ત્યારબાદ ખેતર ખેડીને તેનો ઉપયોગ લીલો પડવાશ તરીકે કરી રહ્યા છે અને આ કામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ડાંગ જીલ્લાના ખેડૂતોને શણનું બિયારણ આપવામાં આવ્યુ હતું હાલ ડાંગ જીલ્લાના ખેડૂતો શણ ઉગાડીને સજીવખેતી કરી રહ્યા છે

રસપ્રદ વાત એ છે કે ભાવિનાએ ફાઇનલ સુધી એક પણ રમત છોડી નહોતી ટાઇટલ રાઉન્ડ પહેલાની તમામ મેચોમાં ભાવિના એ તેના વિરોધીઓને હરાવી દીધા હતા અમદાવાદી ભાવિના એ સેમીફાઈનલ અને ક્વાર્ટર ફાઇનલમાં અનુક્રમે લી યા ચૂ ને ત્રણ વિરુદ્ધ શૂન્ય અને ઇજિપ્ત ની અબ્દેલક મૌના ને ત્રણ વિરૃધ્ધ શૂન્ય થી પરાજિત કરી હતી

ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ વિપુલ મિત્રા એ ભાવિનાને અભિનંદન પાઠવ્યા છે

તેમના ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટ્ય એકેડમીમાં ઉત્કૃષ્ટ અભિનય માટે પુરસ્કાર પણ મળી ચુક્યા છે

અમે બરફના પંખી નૌખી માટી અને નોખા માનવી ઘરનો દિવો મનુની માસી જેવા લોકપ્રિય અને પ્રચલિત નાટકોમાં તેમણે ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો આ ઉપરાંત તેમણે ટેલીવીઝન ક્ષેત્રે કાકાની ડેલી અને મારે પણ એક ઘર હોયમાં અભિનય કર્યો હતો